આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લશ્કરી દળોની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા રાફેલ દેશમાં વધુ ત્રણ રાફેલ યુદ્ધ વિમાનો ફાંસથી ગઈકાલે રાત્રે આવી પહોંચ્યા છે ભારતીય હવાઈ દળના જણાવ્યા અનુસાર રાફેલ વિમાનોની આ ત્રીજી બેંચ છે જે ગઈકાલે આવી પહોંચી છે વિમાનોએ ફાન્સથી ઉડાન દરમ્યાન ઈંધણ ભરવાની સાથે જ સાત હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું અંબાલા સ્થિત રાફેલ સ્કવાડનમાં નવા જેટ વિમાનોના સમાવેશથી ભારતીય હવાઈદળની શક્તિમાં વધારો થશે

ભારત શ્રીલંકા રસીકરણ ભારત શ્રીલંકા દ્વિપક્ષીય સંબંધોના આજે મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનશે જ્યારે ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા તૈયાર કરાયેલ કોવિડશીલ્ડ રસીના પાંચ લાખ ડોઝ કોલંબો પહોંચશે

આ માનવતાવાદી અભિગમ ભારતની પ્રથમ પાડોશીની નીતિ અને સાગર સિધ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે જેમાં શ્રીલંકા અગ્રસ્થાને છે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેને કોવિડની રસી પર્હોચાડવાના વાયદાને નિભાવ્યો છે

ગઈકાલે ત્રણ લાખ પચ્યીસ હજાર લોકોને કોવિડ રસી આપવામાં આવી હતી

કોવિડ સક્રિય કેસ દેશમાં સતત ઘટતા રહ્યા છે

રસીકરણ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ પંચ્યાણુ હજાર નવસો નવ વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે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

વધુ સમાચાર

એક ટ્વિટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ભારતના સુધારાવાદી માર્ગ ટેકનોલોજીના બોહળા ઉપયોગ અને બીજા વિવિધ વિષયો પર બોલવાની રાહ્ જોઈ રહ્યા છે ડાવોસમાં આયોજીત આ સંવાદમાં ઉદ્યોગ જગતના ચારસોથી વધુ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોથી ઔદ્યોગિક ક્રાંતિ માનવતાની ભલાઇ માટે ઉદ્યોગોનો ઉપયોગ આ વિષય પર ભાષણ આપશે શ્રી મોદી કાર્યક્રમ દરમિયાન મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાત કરશે કોરોના કાળ બાદ આ વિશ્વ આર્થિક ફોરમના સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જાવડેકર ખેડૂત માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાડવેકરે ખાસ કરીને પંજાબના ખેડૂતોને ફરી એકવાર કહ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી સરકાર પર વિશ્વાસ રાખે બીજા લોકો પર નહીં ટ્વિટર પર આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળના પ્રમુખ ગીતા ગોપીનાથના એક લેખને ટાંકીને શ્રી જાવડેકરે કહ્યું કે લેખિકાએ પણ ખેડૂતોની આવક બમણી કરવામાં નવા કૃષિ કાયદાઓની ભૂમિકાની પ્રશંસા કરી છે અમિત શાહ્ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર દિલ્હી સ્થિત શ્રૃષુત ટ્રોમા સેન્ટર અને તિરથ રામ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા પોલીસ કર્મીઓની મુલાકાત લેશે

પીએમ પ્રગતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રગતિની પાંત્રીસમી બેઠકની અધ્યક્ષતા કરી હતી ખૂબ જ સક્રિયતાથી કાર્ય કરવા અને યોજનાઓના સમયબદ્ધ અમલીકરણ માટે આ માહિતી સંવાદ ટેકનોલોજી આધારીત મલ્ટી મોડલ પ્લેટફોર્મ છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સમાવેશ થાય છે બેઠકમાં નવ પરિયોજનાઓ અને અનેક કાર્યક્રમ સહિત દશ વિષયોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં રેલવે મંત્રાલયની ત્રણ માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલયની ત્રણ અને ઉદ્યોગ તથા આંતરિક વેપાર વિદ્યુત મંત્રાલય અને વિદેશ મંત્રાલયની એક એક પરિયોજનાઓનો સમાવેશ થાય છે

આ રાજ્યોમાં ગુજરાત સહિત ઓરિસ્સા કર્ણાટક આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ પંજાબ ઝારખંડ બિહાર તેલંગણા રાજસ્થાન પશ્ચિમ બંગાળ હરિયાણા ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે બેઠકમાં શ્રી મોદીએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની સમીક્ષા પણ કરી હતી તેઓએ તમામ અધિકારીઓને માળખાગત યોજનાઓની સમસ્યા દૂર કરવા નિર્દેશ આપ્યા હતા

શ્રી મોદીએ કહ્યું કે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે અને પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપતું રહેશે